પી

બેડમિન્ટનમાં ભારતના શુભશંકર ડે અને પી

પ્રધાનમંત્રી ગઈકાલે નવી દિલ્ફીમાં જે પી મોર્ગન આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ સાથે થયેલી એક બેઠકમાં બોલી રહ્યા હતા

તેમણે કહ્યું કે વિદેશ નીતિના ક્ષેત્રે ભારત પોતાના સહયોગીઓ અને નજીકના પાડોશીઓ સાથે મળીને કામ કરે છે પૂર્વ બ્રિટીશ પ્રધાનમંત્રી ટોની બ્લેર ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી જ્હોન હોવર્ડ અમેરિકાના પૂર્વ સચિવ હેનરી કીસીંગર અને કોન્ડોલીઝા રાઈસ સંરક્ષણ પૂર્વ સેક્રેટરી રોબર્ટ ગેઢ્સ તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ આંતરરાષ્ટ્રીય બેઠકમાં હાજર રહ્યા હતા

ભારતીય વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું છે કે મિસાઈલોથી ત્રણસો કિલોમીટર દૂર આવેલા ભ્રમિત લક્ષ્યને સાધવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો બંને મિસાઈલોએ ચોક્કસ નિશાન લગાવ્યું હતું આના પ્રક્ષેપણથી ચાલતા વાહનોથી જમીન પરના લક્ષ્યોને યોક્કસ રીતે ભેદવાની વાયુસેનાની ક્ષમતામાં ફજુ વધારો થશે

સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય આતંકવાદીના મૃતદેહ જપ્ત કરી તેની ઓળખ કરાઈ રહી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે અવંતીપોરામાં આતંકીઓ છૂપા યા અંગેની ચોક્કસ માહિતીના આધારે તપાસ અભિયાન શરૂ કર્યું હતું તેમણે કહ્યું કે આતંકીઓએ શંકાસ્પદ સ્થળે એકાએક ગોળીબાર શરૂ કર્યો હતો

મોર્ટાર હુમલા અને નિયંત્રણ રેખા પાસે વિના કારણે ગોળીબાર કરવામાં આવ્યા હતા જેમાં એક જૂનિયર કમિશન અધિકારી શહિદ થયા અને બે નાગરિકને ઈજા થઈ હતી સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં જૂનિયર કમિશન અધિકારી શહિદ થઈ ગયા

પોલીસે આ આતંકવાદીઓ બાબતે સુરક્ષા દળોને સૂચના આપવા અંગે સામાન્ય જનતાને અનુરોધ કર્યો છે આ બે આતંકવાદીના નામ હારુન અબ્બાસવાની અને મસૂદ એહમદ છે આ સૌ પ્રથમવાર પોલીસ વિભાગ દ્વારા આ બે આતંકીઓ માટે ઈનામની જાહેરાત કરાઈ છે

ચિદમ્બરમ અને બે વરિષ્ઠ અમલદારોને સોગંધનામું દાખલ કરવા આદેશ આપ્યા છે ન્યાયાધીશ એ

મેનને ચિદમ્બરમ ઉપરાંત બંને અધિકારીઓ કે પી

આ સમયે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા

અધિકારીઓએ ઉમેર્યું હતું કે મહિલાએ દસ્તાવેજ બનાવટી બનાવ્યા હતા

આ કેસમાં આ ચોથી ધરપકડ છે એજન્સી દ્વારા એક દિવસ અગાઉ મિર્ચીના સહાયક હ્માયુ વેપારીની ધરપકડ કરાઈ હતી

પ્રધાનમંત્રી બોરીસ જોનસન યુરોપીયન સંઘના નેતાઓ સાથે વાતચીત થાય ત્યાં સુધી આ વિઘેયક રોકી રાખવા ઈચ્છતા હતા નિચલા ગૃહે અગાઉ આ વિધેયકને સમર્થન આપ્યું હતું પરંતુ ચર્ચા માટે ઓછો સમય રાખતા તેની વિરૂદ્વ મતદાન કર્યું હતું દરમિયાન યુરોપીયન કાઉન્સીલના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે ગતરાત્રે ટ્વીટ કરતા જણાવ્યું છે કે તેઓ યુરોપીયન નેતાઓ સમક્ષ હાલની બ્રેક્ઝીટ સમય સીમા આગળ વધારવા રજૂઆત કરશે